પ્રધાનમંત્રીએ ગુજરાતના ખેડ઼તોને સિંચાઇ માટેદિવસ દરમિયાન વિજ પુરવઠો આપતી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો એવી જ રીતેતેમણે અમદાવાદમાં સીવીલ હોસ્પિટલ ખાતે બાળકો માટેની હૃદયરોગ સારવાર હોસ્પિટલ અનેગીરનાર પર્વત ખાતે રો પવે યોજનાનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી શ્રીમોદીએ જણાવ્યું હતું કે કિસાન સુર્યોદય યોજનાથી જુનાગઢ ગીર સોમનાથ અને તબકકાવાર અન્યજીલ્લાઓમાં ખેડુતોના જીવનમાં વિકાસની નવી ક્ષિતિજો ખુલશે આવનાર દિવસોમાં આ યોજના એક ફજારથી વધુકામોમાં લાગુ થવાની હોવાથી લાખો ખેડુતોના જીવન સરળ બનશે પ્રધાનમંત્રીએ કહયું કે યુ એન મહેતા એ દેશની હૃદયરોગ માટેનીસૌથી મોટી હોસ્પિટલ છે અને દેશમાં સારી આરોગ્ય સેવા પુરી પાડવા દરેક ગામમાંશ્રેષ્ઠ આરોગ્ય સુવિધા આપવાની કામગીરી ચાલી રહી છે ગીરનાર ખાતે રો પવેનો શુભારંભ કરાવતાંશ્રી મોદીએ કહ્યું કે આ સુવિધાના લીધે અંબાજી મંદીર સુધી સાતથી આઠ મીનીટમાં પહોંચી શકાશે અને આ યોજના ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવુ બળ પુરુપાડશે

પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃપસારણ આ વતીકાલે રાત્રે આઠ વાગ્યે કરાશ

આ ઉપરાંત ડીડી ન્યુઝ આકાશવાણીની યુ ટયુબ ચેનલ પરથી પણ આ ક ાર્યક્રમ સહપ્રસારિત થશે

પાટીલ નખત્રાણા ખાતે યોજાયેલી ભાજપની સભામાં પ્રદેશ ભાજપ પ્રમૂખ સી

પાટીલનું ઉમળકાભર સ્વાગત કરવામાં આવ્યુ હતું ત્યારબાદ યુવા મોરચાને સંબોધન કરતાં સી

પાટીલે કચ્છ યુવા મોરચા દવારા કરાયેલી કામગોરીનસ સરાહના કરી હતી

તે બદલ યુવા મોરચાને અભિનંદન પાઠવ્યા હતા અન અબડાસા બેઠક આટલી મોટી સંખ્યામાં પેજ કમિટિની રચના કરીને ગુજરાતની પ્રથમ સીટ બની હોવાનું તેમણે કહય હતું યુવા મોરચાને સંબોધન કર્યાબાદ સ્ટેજ પરથી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખે સ્વાગત પ્રવચન કર્યું હતું નખત્રાણાની ઉમા વિધાલય ખાતે યોજાયેલ સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી

પાટીલે ઉદબોધનની શરૂઆતમાં તેમના ઉમળકાભેર કરાયેલા સ્વાગત બદલ આભારની લાગણો વ્યકત કરી હતી પોતાના સંબોધનમાં પેજ કમીટીનો રચનાને બિરદાવી હતી

તેરા જાગીરના ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાએ પત્રી ઝીલી હતી

ભુજ આશાપુરા મંદિરમાં દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા એ એક મિનિટ અને પચીસ સેકન્ડ માં માતાજીના આશીર્વાદ સ્વરૂપ પતરી ઝીલી હતી ઉલ્લેખનીય છે કે કચ્છ માટે આ વિધિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે

કચ્છમાં આ સેવા સર્વ પ્રથમ ભયાઉ પોસ્ટ ઓફિસમાં શરૂ કરાઇ હતી જેને સારો પ્રતિસાદ મળતાં ત્યારબાદ અંજાર અને બંદરીય શહેર માંડવીમાં શરૂ થઇ છે હવે જિલ્લા મથક ભુજની હેડ ઓફિસ અને તાલુકાના માધાપરમાં આ સેવા શરૂ કરવા મંજૂરી મળી ગઇ છે આ અંગે વધુ માહિતી આપતા કચ્છ ડિવિઝન પોસ્ટ ઓફિસના અધિક્ષક શ્રી મહેશભાઈ પરમારે આ મુજબ જણાવ્યું હતું

નિયત નમૂનાના અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી અત્રેની મામલતદાર કચેરી ખાતે ત્રણ નકલોમાં રજૂ કરવાની રહેશે સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ તથા અધૂરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેની નોંધ લેવા એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર દ્વારા જણાવાયું છે